પ્રાદેશિક સમાચાર નિકીતા શાહ વાંચે છે

આધારિત ઉદ્યોગ તેમજ ખાણ ક્ષેત્રના ઉદ્યોગોને બોનાફાઇડ ઉદ્યોગોનો દરજ્જો અપાથો હવેથી આ ઉદ્યોગોને જમીન ખરીદવા કલેકટરની પરવાનગી લેવાની રહેશે નહિં વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટે ચીનની પેટર્ન પર સુરતમાં એર પ્યોરિફાયર ટાવર બનાવવામાં આવશે રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ ફટબોલ સ્પર્ધામાં હિંમતનગરની ટીમને હરાવી પાટણ જિલ્લાની ટીમ વિજેતા બની વડોદરામાં રમાયેલી મહિલાઓની ત્રીજી એક દિવસીય ક્રિકેટ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને છ રને હરાવ્યું

વિવિધ રાજકીય પક્ષના અગ્રણીઓ દ્વારા પેટાયૂંટણી મત વિસ્તારોમાં જાહેરસભાઓનું આયોજન કરાઇ રહ્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે ખેરાલુ ખાતે ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરના સમર્થનમાં વિશાળ જનસભા સંબોધી હતી

દરમિયાન પેટા યૂંટણીઓ અગાઉ કચ્છ જિલ્લાનાં મુદ્રા તાલુકાના કોંગ્રેસના આગેવાનો ગઇકાલે ભાજપમાં જોડાયા છે જિલ્લા કોંગ્રેસ મંત્રી કિશોરસિંહ પરમાર ઉપપ્રમુખ લખુરામ ગોરડીયા મહામંત્રી યતુરસિંહ જાડેજા તેમના સૌ જેટલા સમર્થકોને ગઇકાલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ કેસરીયો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત બાયડ તાલુકાના સાઠંબા ગામે સહકાર સંમેલન યોજાયું હતું આ પ્રસંગે શ્રી વાઘાણીની ઉપસ્થિતિમાં બાયડ ખાતે કોંગ્રેસ તથા એન સી પી ના નગરપાલિકાના સભ્યો અને બાયડ તાલુકા કોંગ્રેસના યુવા મોરચા પ્રમુખ તેમજ કોંગ્રેસ સમર્પિત સરપંચો ભાજપામાં જોડાયા હતા

પરંતુ કોંગ્રેસ તરફી જૂથે કલેકટરના હુકમ સામે હાઈકોર્ટમાંથી સ્ટે મેળવતા કાયદાકીય કાર્યવાહીના અંતે ગઇકાલે ઓડ નગરપાલિકા ભુવનમાં ચૂંટણી હાથ ધરવામાં આવી હતી

રાજ્ય સરકાર દ્વારા લોજીસ્ટીક આઈ ટી

આધારિત સેવાઓ ખાણ ક્ષેત્રને બોનાફાઇડ ઉદ્યોગોને દરજ્જો અપાયો છે મહેસુલમંત્રી શ્રી કૌશિકભાઈ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે રાજ્યમાં લોજીસ્ટીક સેકટર ખાણ ક્ષેત્ર તથા આઈ ટી

ટી આધારીત ઉદ્યોગોને વ્યાપ વધે અને રોજગારી વધે તે માટે આ ક્ષેત્રોને બોનાફાઇડ ઉદ્યોગોનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાયો છે આ નિર્ણયથી આ ક્ષેત્રના ઉદ્યોગકારોને સરળતાથી બિનખેતી પ્રવૃત્તિની મંજૂરી મળી રહેશે અને આગોતરી લેવી પડતી બિનખેતી પરવાનગી લેવી પડશે નહીં

ક્લીન એન્વાયરમેન્ટ રિસર્ય સેન્ટરસીઈઆરસી આઈઆઈટી દિલ્હી અને એસવીએનઆઈટી એર પ્યોરિફાયર લગાવવાની તૈયારી કરી રહી છે

જેથી એક લાખ લોકોને શુદ્ધ હવા મળી શકશે સુરતમાં પ્રદુષણ નિયંત્રણ અંગે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસિંગ એસોશિએશનને એર પ્યોરિફાયર ટાવરના ફાયદા તેને લગાવવાનો ખર્ય અને ટેકનીક અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી

દાસ વચ્ચે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર થયાં હતાં

જ્યારે કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી અને હિમાચલ પ્રદેશના સાંસદ શ્રી અનુરાગ ઠાકુરના ભાઇ અરૂણ ધુમલ ક્રિકેટ બોર્ડના નવા ખજાનચી બન્યા છે ગઇકાલે યોજાયેલી ક્રિકેટ કંટ્રોલ બોર્ડની યૂંટણીમાં ભૂતપૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ બન્યા છે અત્રે એ યાદ અપાવીએ કે ગુજરાત ક્રિકેટ એસોસીએશનમાં છ વર્ષ સુધી સેક્રેટરી તરીકે સેવા આપનાર જય શાહ ભારતીય ક્રિકેટ બોર્ડના સૌથી યુવા સેક્રેટરી બન્યા છે

ભારતે ટોસ જીતીને બેટીંગ પસંદ કર્યું હતું

બી શર્મા અને આર

ભારતીય ટીમે અગાઉ પણ બે એક દિવસીય મેચ જીતી હતી

યુ મુમ્બા અને બંગાલ વોરિયર્સ વચ્ચે આવતીકાલે રાત્રે સાડા આઠ વાગે સેમીફાઇનલ રમાશે

શ્રી પટેલે આરોગ્ય વિભાગના ઉચ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી વિસ્તૃત યર્યા કરી હતી

ઓપરેટિવ બેન્કની સિંગરવા શાખાને ખુલ્લી મુકી

ઇન્ટરનેટ બેન્કિંગ સ્ટેમ્પ ફ્રેકિંગ લોકર સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે આ પ્રસંગે શ્રી જાડેજાએ જણાવ્યું કે વધતા વિકાસની સાથે બેન્કોની જરૂરિયાત વધી છે

પી શાહ મેડિકલ કોલેજના એમ બી

ગઇકાલે એમ બી બી એસના વર્ષ એક અને બે ની પરીક્ષા શરૂ થવાથી સારવાર હેઠળ એમ બી બી